રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી ફીરાબાની મુલાકાત લેશે અને ગાંધીનગર સ્થિત જૈન મંદિરની મુલાકાત લેશે આજે રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવનમાં કર્યા બાદ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે સવારે સૌથી પહેલા ગાંધીનગર નજીક રાયસણ ગામે જશે ત્યાં તેઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી ફીરાબાની સાથે મુલાકાત કરશે ત્યારબાદ રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાની મુલાકાત લેશે

તદઉપરાંત નવી પરીક્ષાની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે

ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ જેવી કે મા કાર્ડઆધાર કાર્ડ આયુષ્માન કાર્ડ રેશન કાર્ડ તેમજ દિવ્યાંગોને મળતી યોજનાનું માર્ગદર્શન અને બેન્કો દ્રારા ધીરાણ પધ્ધતીઓ અને વીમાયોજના ખેતીલાયક તમામ માહિતી વગેરે લોકોને ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવી હતી

જેમાં શાળાના વિધાર્થીઓ દ્રારા સાંસ્ક્રતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે તેમજ શૈક્ષણિક આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે આ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ તેમજ અન્ય શૈક્ષણિક સાધન સામગ્રીનું પ્રદર્શન વિધાર્થીઓ દ્રારા કરવામાં આવશે તદઉપરાંત ભયાઉ શહેરના ફોટો ગ્રાફર્સની આર્ટગેલેરી અને મહિલામંડળો અને કલાકારો દ્રારા ખાદી અને ભરતકામની વસ્તુઓ પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે આજે સાંજે પાંચ વાગ્યે ભચાઉ નગરપાલિકા પાસે આ આનંદમેળો યોજાશે

આજે શરદપુનમ પર્વની ઉજવાઈ રહ્યુ છે ત્યારે કચ્છમાં ભુજમુન્દ્રામાંડવીગાંધીધામ વગેરે સ્થળોએ રાસ ગરબા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ભુજમાં મા આશાપુરા મંદિરે પણ કળશ પુજા કરવામાં આવશે આ પુનમ શારીરિક માનસિક આરોગ્ય તેમજ જીવનમાં આનમાં વધારો કરનારી બની રહે અને માડંવીના દરિયા કિનારે રાત્રી દરમ્યાન લોકો ચાંદનીની મંજા માણશે આરતીબેન ભદ્દ ક ચ્છી ભાષા કચ્છી સાહિત્ય મંડળ દ્રારા કચ્છી ભાષાના પ્રસાર પ્રચાર માટે પુસ્તક પ્રકાશન કવિતા વાર્તા સ્પર્ધા અને દર મહિનાના બીજા અને ચોથા બુધવારે મળતી બેઠકમાં પધ ગધ પઠન જેવા પ્રયાસો હાથ ધરાશે